ડી હોસ્પીટલ ખાતે ગ્રહમંત્રી અમિત શાહ ઉપર નાનકડી સર્જરી કરાઇ છે હોસ્પીટલ દ્વારા બહાર પડાયેલી અખબારી યાદી પ્રમાકો શ્રી શાહના ગળાની પાછળના ભાગે લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરાઇ હતી શ્રી શાહને હોસ્પીટલમાંથી તુરંત રજા આપી દેવાઇ હતી ગુહમંત્રી અમિત શાહ પોતાની ખાનગી મુલાકાતે અમદાવાદ ગઇરાત્રે પહોંચ્યા હતા તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે વરસાદ ઉત્તરગૂજરાતમાં મહેસાણા પંથક ઉપર મેઘમહેર યથાવત રહેતા ખેડ્રતો ખૂશ છે સતલાસણા ઉંઝા જોટાણા અને ચાણસ્મા તરફથી સારા વરસાદના સમાચાર આવી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સારો વરસાદ ચોટીલા દસાડા ધ્રાંગધ્રા લખતર મૂળી સાયલા તથા વઢવાજ઼માં નોંધાયો છે જૂનાગઢમાં ઘોઘમાર વરસાદને પગલે ગિરનાર પર્વત ઉપર વહેતા ઝરણાં ભારે પાણી સાથે નાની નદીમાં ફેરવાયા હતા

કચ્છ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ હોવાથી સદાય જળસંકટ ભોગવતો જિલ્લો ખુશખુશાલ છે લખપતના મુંદરા તથા ભચાઉમાં એક ઇંચ્ પાછી પડવં હોવાના અહેવાલ છે અમરેલી પંથકમાં પજા સવારથી હળવાથી ભારે ઝાપટાં પડી રહ્યાં છે કચ્છ પ્રતિબંધ કચ્છ જિલ્લા કલેકટર દ્વારા રીમોટ સંચાલિત ઉડતા ઉપકરણના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પડાયું છે

કચ્છમાં આવેલા તમામ બંદર લશ્કરી છાવજી તથા સરકારી ઇમારતોની રખેવાળી કરવાની પ્રાથમિક જવાબદારી જિલ્લા પોલીસ હસ્તક હોવાથી ઉડતા ઉપકરણના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકાયો છે કારણ કે રીમોટ વડે ઉડતા સાધન વડે જાસૂસી થઇ શકે છે અથવા તેના ઉફર વિસ્ફોટક લાદી હુમલો થઇ શકે છે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે પોષણ માસ દમણ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દિવમાં પોષણ માસની ઉજવણી હવે વેગ પકડવા લાગી છે

સિંઘ દ્વારા દ્દકોકા ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યું હતું કે દમણ દિવનું ભૌગોલિક કદ ખૂબ નાનું હોવાથી પોષમ ઝૂંબેશ સફળ અવશ્ય થાય તેવા સંજોગ છે દમણ કલેકટર ડોકટર રાકેશ મિન્હાએ આ પ્રસંગે સ્થાનિક જનતાને અપીલ કરી હતી કે દરેક પરિવાર પોતાની આસપાસ રહેતા કે પોતાના સંપર્કમાં આવતા પરિવારમાંથી કોઇ ક્રપોષિત જજ્ઞાય તો તેની તબિયત સુધારવામાં મદદરૂપ બને દમજ઼તંત્રના સમાજકલ્યાજ઼ વિભાગની ટીમ પોષજ઼ માસ દરમ્યાન જનજાગૃતિ લાપતા પુષ્કળ કાર્યક્રમ યોજવાની છે જૂનાગઢ વિસર્જન ગણેશ જૂનાગઢમાં ગૌરોશ મહોત્સવમાં ત્રણ દિવસનું સ્થાપન કરનાર મંડળો કે ભાવિકો દ્વારા ગૌરોશ વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન કરવા માટે ભવનાથમા એક કુંડ બનાવી ત્યાંજ ગૌ્રેશ વિસર્જન થાય તેવા પ્રયાસો મ્યુ કમિશ્વર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવ્યા છે ભવનાથમાં પરિકમા ના પ્રવેશદ્વાર પાસે એક કામ ચલાવ કુંડ બનાવવમાં આવ્યો છે જેમાં દામોદર કુંડ નારાયજ્ઞ ધારા સહિત જલાશયોના પાણી નાખવામાં આવશે જેથી લોકો શ્રદ્ધા સાથે દુંદાળા દેવને વિસર્જિત કરી શકે જળ અને પર્યાવરણ બચાવવાના ના આ પ્રયોગને સફળ બનાવવા મ્યુ કમિશનરે વિવિધ મંડળો આયોજકો ને અનુરોધ કર્યો છે ભૂજ નગરપાલિકા હમીરસર તળાવમાં નવા નીર આવ્યાં છે અને તેની સાથે જળચર જીવંત બની ઉઠચા છે ત્યારે ખાસ કરીને પીઓપી દ્વારા તૈયાર કરાયેલી મૂર્તિઓ તેમજ પૂજાપાની વસ્તુઓ તળાવમાં ન પધરાવવા ભૂજ નગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરાઇ છે સાથોસાથ મૂર્તિઓને એકત્ર કરવા હમીરસર તળાવ નજીક વાહનની વ્યવસ્થા કરાશે આ આયોજનમાં સહકાર આપવા નગરપાલિકા દ્વારા ભૂજવાસીઓને અપીલ કરાઇ હતી સોમનાથ સોશિયલ મિડિયા શિવ આરાધના માટે ઉત્તમ એવા શ્રાવણ માસ દરમ્યાન સોશિયલ મિડિયા મારફતે ચાર કરોડ શિવભક્તો દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરાયા હતા ટ્વિટર ફેસબુક તથા ઇન્સ્ટાશ્રામ ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના શુંગાર તથા આરતીના ફોટો તથા વિડિયો નિયમિત રીતે મૂકાતા હોવાથી દેશદેશાવરથી ભક્તો દર્શનનો લહાવો લઇ શક્યા હતા ફેસબુક પેજ ઉપર અમેરિકા કેનેડા નેપાળ સંયુક્ત આરબ અમીરાત સાઉદી અરેબિયા પાકિસ્તાન તથા ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં હીટ નોંધાઇ હતી ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પગ્ન હીટ નોંધાવાનો પ્રવાહ ચાલુ રહ્યો હતો